કેન્દ્રિય ગૃહમંત્રાલયે પહેલી સેપ્ટમ્બરથી અમલમાં આવનાર ચોથા તબક્કાની છૂટછાટોમાં વિવિધ પ્રવૃત્તિઓને તબક્કાવાર મંજૂરી આપવાની પ્રક્રિયા આગળ ધપાવી છે

કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર વિયારો વ્યક્ત કરશે

આગામી સાતમી સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સેવાનો તબક્કાવાર પ્રારંભ કરાશે

જો કે આ કાર્યક્રમોમાં દરેકને ફરજિયાત માસ્ક પહેરવા પડશે સામાજિક અંતર જાળવવું પડશે એવી જ રીતે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ તથા આમંત્રિતોનું થર્મલ સ્કેનિંગ કરાવવું પડશે

એવી જ રીતે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના સ્થળોએ સિનેમા હોલ સ્વિમીંગ પુલ થિયેટરો મનોરંજન આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસ સિવાયની બધી જ પ્રવૃત્તિઓને મંજૂરી અપાશે આંતર રાજ્ય તથા બે રાજ્યો વચ્ચે મુસાફરો અને માલ સામાનની હેરફેર ઉપર કોઈ નિયંત્રણ રહેશે નહીં ગૃહમંત્રાલયે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાય લોકડાઉનનો અમલ નહીં કરવાની સલાહ રાજ્યોને આપી છે

ઈડીના જણાવ્યા મુજબ ગેરવ્યવસાયિક ઓનલાઈન સદ્દો રમાડતી એપમાં જોડાયેલ ભારત બહારથી સંયાલિત વેબસાઈટના મુખ્યાલયો તેના નિયામકો અને યાર્ટર્ડ એકાઉન્ટન્સના ઘરે તપાસ કરાઈ હતી

તપાસ દરમિયાન બહાર આવ્યું કે કેટલીક ચીની નાગરિકોએ ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટની મદદથી અનેક ભારતીય કંપનીઓ ખોલી છે શરૂઆતમાં આ કંપનીઓએ નોંધણી માટે ભારતીયોને માત્ર નામ પૂરતા જ નિયામક બનાવ્યા અને ત્યારબાદ ચીની નાગરિકોએ ભારતમાં આવીને આ કંપનીઓનું સંચાલન પોતાના હસ્તક કર્યું હતું